કોન્ફરન્સથી સંબોધતાં તેમણે હિંસા સંઘર્ષ ત્રાસવાદ અને તિરસ્કાર મુદ્દે વિયારો વ્યક્ત કર્યા હતા અને ભારતીય જીવન ધોરણને આશાનું કિરણ ગણાવ્યું છે શ્રી મોદીએ જણાવ્યું કે મહિલાઓને મતાઘિકાર આપવા માટે પશ્ચિમના દેશોમાં દાયકાઓ લાગ્યા છે ત્યારે ભારતીય બંધારણમાં પ્રથમ દિવસથી જ જોગવાઇ થઇ છે ભારતીય વિચારધારાએ વિશ્વને ઘણું આપ્યું છે અને હજી ઘણું આપી શકે તેમ છે મહાત્મા ગાંધીએ શાંતિપૂર્વક આઝાદીની લડત ચલાવી હતી ભારતીય જીવનશૈલીમાં સંવાદિતા ન્યાય દયા અને કરૂણા સેવા અને ખુલ્લાપણું જોવા મળે ચે જે ભારતીય મૂલ્યો દર્શાવે છી

શનિવારથી વિવિધ મંત્રીઓ વિકાસલક્ષી કામગીરી અંગે પણ માહિતી પૂરી પાડશે

અને જાગૃતિ ઉલી કરશે તેઓ સરકાર દ્વારા કરાયેલી કારવાહી અંગે પણ માહિતગાર કરશે

આજે તિરૂવનંતપુરમ્ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમાં સભ્યો વધારવા અંગેના વટહુકમ સંદર્ભમાં બોલી રહ્યા હતા

બિહારના વૈશાલી જિલ્લાના ખરીના મેદાન પર જાહેર સભા સંબોધતાં તેમણે કહ્યું કે વિરોધપક્ષ લોકોને ગેરમાર્ગો દોરી રહ્યો છે સરકાર આ કાયદા દ્વારા ભોગ બનેલા લોકો પ્રત્યે ન્યાય દાખવી રહી છે ખુદ ગાંધીજી પણ તેની તરફેણમાં હતા તેમણે કહ્યુંકે બિહાર વિધાનસભાની યૂંટણી મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે એટલે કોઈ અફવા અસ્થાને છે તેમણે કહ્યું કે ભાજપ અને જનતાદળ યુનાઈટેડ ના સંબંધો સૌહાર્દપૂર્ણ છે અને સાથે મળીને યૂંટણી લડાશે

ઢીંગરા પંચના અહેવાલ સંદર્ભમાં કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે અહેવાલ સ્પષ્ટ છેકે કોંગ્રેસ સરકારે તપાસ માટે કે હત્યારાઓને સજા માટે કોઈ કારવાફી કરી નથી પંચનો અહેવાલ જણાવે છેકે અત્યાર સુધી યોગ્ય તપાસ થઈ નથી

પણ એક જ ફરીયાદ નોંધાઈ હતી અને એક જ તપાસ અધિકારી નીમાયા હતા તે કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ કરે છે શ્રી જાવડેકરે કહ્યું કે કોઈપણ ધટના બને તો તરત જ ફરીયાદ નોંધાવી જોઈએ પરંતુ તેને સાત વર્ષ લાગ્યાં અને છેલ્લે અપરાધીઓ છૂટી ગયા

આ પ્રસંગે શ્રી સિંઘે કહ્યું કે લશ્કરી સરંજામના ઉત્પાદનમા ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવાની નીતિ સફળ રહી છે તે આ તોપના ઉત્પાદન વડે સાબિત થયું છે મેક ઇન ઈન્ડિયા ઝ્રંબેશ દ્વારા ભારતને લશ્કરી સામગ્રીના આયાતકારને બદલે નિકાસકાર દેશ બનાવવાનું સપનું સાકાર કરવા માટે સંરક્ષણ મંત્રી શ્રી સિંઘે ખાનગી ક્ષેત્રનો સહકાર માંગ્યો હતો વૈશ્વિક ટેન્ડરની સ્પર્ધામા તોપ ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી જેવી કંપનીને ફાળે જાય તે ઘટનાને પણ ભારતીય કૌશલ્યના ઉત્તમ દ્રષ્ટાંત તરીકે તેમણે બિરદાવી હતી

આજે લખનઉમાં રાષ્ર મંડળ સંસદીય સંધની સાતમી પરિષદનો પ્રારંભ કરતાં તેમણે જણાવ્યું કે અધ્યક્ષ કે સભાપતિના અધિકારી મર્યાદીત કરવાની જરૂર છે અને સંસ્થાઓને લોકશાફીગત બનાવવી જરૂરી છે આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને ક્હયું કે દેશ નવીદિશા તરફ જઈ રહ્યો છે અને લોકશાહીમાં તંદુરસ્ત ટીકા મહત્વની બની છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે આ મંચ પર ચર્ચા થવાથી લોકશાહી વધુ દ્રઢ બનશે પરિષદમાં લોકપ્રતિનિધિઓની ભૂમિકા અંગે વિચાર વિમર્શ થઈ રહ્યો છે

ભારત સરકારના આંકડાકીય બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં દેશના તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓની તેમજ ઘરની બહાર કોઇ ચોક્કસ માળખા વગર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે લારી વગેરેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે આ આર્થિક ગણતરીની કામગીરીમાં પ્રથમવાર મોબાઇલ એપ્લીકેશનનો વિનિયોગ કરવામાં આવશે

અને સંગઠનના કાર્યક્રમો તથા આર્થિક અને વ્યાપારી સહકાર અંગે ચર્ચા થાય છે આજે નવી દિલ્લીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આઠ સભ્ય દેશો તથા ચાર નીરીક્ષક દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય મંત્રણા ભાગીદાર દેશોને આ બેઠક મળે આમંત્રીત કરાયા છે તેમાં રશિયા ચીન ભારત પાકિસ્તાન કીર્ગીસ્તાન કઝાખિસ્તાન ઉઝબેકીસ્તાન અને તાજીકિસ્તાન સભ્ય છે અને અફધાનીસ્તાન ઈરાન મોંગોલીયા અને બેલારૂસ નીરીક્ષક દેશ છે

બાસ્કેટબોલ પ્રિલિમિનરી રાઉન્ડમાં કર્ણાટકે કેરળને હરાવી દીધું છે જ્યારે તમિલનાડુએ આસામની ટીમને હરાવી છે ક્રસ્તી ખોખો મુક્કાબાજી ફૂટબોલ અને અન્ય સ્પર્ધાઓ પણ રમાઈ છે

તેમાં ધોનીનો ચ્યે કેટેગરીના ખેલાડી તરીકે પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ હતો કેપ્ટન વિરાટ કોહલી રોહીત શર્મા અને જસપ્રિત બુમરાહને એ પ્લસ કેટેગરીમાં સાત કરોડના કોન્ટ્રાકટમાં યથાવત્ રખાયા છે